અને આ સમાચાર વંયાઈ રહ્યા છે ત્યારે સાથે સાથે ભુજમાં પણ મેઘરાજા અવિરત વરસી રહ્યા છે ત્યારે ભુજના મોટા બંધ ખાતે પાણીની આવક શરૂ થતા શહેરીજનો જોવા ઉમટી પડ્યા છે અને હમીરસર તળાવ ભરાય તેવી આશા સેવાઈ રહ્રી છે

વિજપાસર વોંધડા ગામની નદી પણ બે કાંઠે વહેતા ગામને જોડતા મુખ્ય માર્ગો પર નદી વઠ્ઠી નીકળતા ગ્રામજનો ખુબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે તો અબડાસા તાલુકાના ડુમરા ગામથી જચેશ ગોસ્વામી જણાવે છે કે રાતથી અત્યાર સુધી બે ઇંચ જેટલો વરસાદ પડી જતા ખેડૂતો અને માલધારીઓ ખુશખુશાલ બની ગયા છે

ડી

ની એક ટુકડી ભુજ ખાતે પહોંચી છે આ ટીમે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી પરિસ્થિતીની સમીક્ષા કરી હતી

મહિલા સરપંચ કંકુબેન વણકર કહે છે કે ચોમાસાનો પહેલો વરસાદ સારો થતાં ઝાડ વાવેતર અને ઉછેરનું કામ દરેક ગામવાસીના સહકારથી હાથ ધરાયું છે

કુકમા ગ્રામ પંચાયત દ્વારા વનીકરણનું કામ મનરેગા હેઠળ પણ હાથ ધરવાની પરવાનગી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સિ પાસે માંગવામાં આવી છે

સિંચાઈ વિભાગ ના કાર્યપાલક ઈજનેર એ આર દ્વિવેદી જણાવે છે કે અપર એર સાયક્લોનીક સરકુલેશન ને લીધે ભારે વરસાદ ની આગાહી હોવાથી તમામ ડેમ માં પાણી સંગ્રહ નું સ્તર વધશે તેવી ગણતરી છે તેમને ઉમેર્યું કે દરેક જળાશય માં પાણી ની નવી આવક ઉપર રાતદિવસ નઝર રખાય છે અને ફ્લડ કંટ્રોલ રૂમ ને તુરંત માહિતી મોકલાય છે